પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે ત ઉકાઈ જળાશય આધારિત સાગરબારા ડેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈ લોકાર્પણ કર્યું

શ્રી રૂપાણીએ રાજ્યની જનતાં વતી પ્રધાનમંત્રીને દિર્ધાયું અને સ્વસ્થ જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી જોડાયા હતા

ગૃહમંત્રી શ્રી અમિત શાહે રાજ્ય સરકારને કોરોના કાળમાં વિકાસને વેગવંતો રાખવા માટે અને આ મહત્વાંક્ષી યોજના બદલ અભિનંદન પાઠવ્યા હતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર સરપ્લસ રાજ્ય બન્યું છે નીતી આયોગે પણ બેસ્ટ કમ્પોર્ઝીટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેકેસમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપ્યો છે પીવાનું પાણી ખેતીવાડી કે સિંચાઈનું પાણી અથવા અન્ય વપરાશ માટેનાં પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને આદર્શ જળવ્યવસ્થાનનાં પરિણામે ગુજરાત જળ સંચયમાં આદર્શ સાબિત થયું છે

બુલેટ ટ્રેન માટે નાણાં બાંધકામ અને જાળવણી સહિતની તમામ બાબતો સંભાળનાર નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ પ્રમાણે જણાવાયું છે અમદાવાદ મુંબઈ વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સંભાળતી આ કંપનીના પ્રવક્તા સુષ્મા ગૌરના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ સાકર થવાથી દેશમાં આર્થિક વિકાસ પ્રગતિ અને ખુશહાલીમાં વધારો થશે

એક યાદીમાં તેમણે જણાવ્યું કે આ પ્રકારના અનસ્કિલ્ડ કામદારોને ચોક્કસ પ્રકારની તાલીમ આપવા માટે પણ કંપની દ્વારા કાર્યવાહી શરૃ કરવામાં આવી છે